શ્રી મોદીએ કહયું કે વિદ્યાર્થીમાં સમીક્ષાત્મક વિયાર પધ્ધતિ જીજ્ઞાસા શ્રેષ્ઠ વાતચીત પધ્ધતી જેવા કૌશલ્યો હોવા જરૂરી છે તેમણે કહયું કે વર્તમાન શિક્ષણ પધ્ધતી વિદ્યાર્થીને પોતાનું ક્ષેત્ર બદલીને નવી તકો યકાસવાની તકો આપતી નથી એવી જ રીતે નવી શિક્ષણ નીતી માત્ર ગુણપત્રક આધારીત વર્તમાન નીતીના સ્થાને વાસ્તવિક શિક્ષણ મેળવવા ઉપર ભાર મુકે છે પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતીની મદદથી નવા ભારતના નિર્માણનું મિશન હાંસલ કરવા માટે બધા જ શિક્ષકો વહીવટીતંત્ર વાલીઓ તથા સ્વયંસેવી સંસ્થાઓને સહકાર આપવાની અપીલ કરી હતી

વેપાર વાણીજય વ્યવસ્થાનું સરળીકરણ ઉત્પાદકતાને પ્રોત્સાહન અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગના માપદંડો મુજબ ગુજરાત અને આંદમાન નિકોબારને બેસ્ટ પરફોર્મર જાહેર કરાયા છે એવી જ રીતે નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન વેપાર મેળવવા તથા આર્થિક બાબતોમાં કર્ણાટક અને કેરળે ટોયનું સ્થાન મેળવ્યું છે આંધ્રપ્રદેશ છત્તીસગઢ પંજાબ મિઝોરમ તમીળનાડુ આસામ દિલ્હી મધ્યપ્રદેશ સિકકીમ અને ઉત્તરપ્રદેશને ઇમરજીંગ સ્ટાર્ટ અપ ઇકોસીસ્ટમ રાજયો જાહેર કરાયા છે વાણિજય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે કોવીડના કપરા સમયગાળામાં સ્ટાર્ટઅપ એકમોએ ઘણી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ મેળવ્યો છે તેમણે કોવીડની સમસ્યાને નવી તકો આપનાર પરિસ્થિતિ તરીકે સ્વીકારીને ભારતને આત્મનિર્ભર બનાવવા આગળ આવવા ઉદ્યોગ સાહસિકોને અનુરોધ કર્યો હતો

જયશંકર અને ચીનનાં વિદેશમંત્રી વાંગ થી વચ્ચે બેઠકમાં આ સંમતી સધાઈ હતી બંન્ને મંત્રીઓએ સરહદ પર બંન્ને દેશોની સેનાને મૂળ સ્થાને પાછી ખેંચવા તથા તણાવ ઓછો કરવા અંગે પણ સહમતી વ્યકત કરી બંન્ને મંત્રીઓ એ બાબતે સમાન વિયાર ધરાવતાં હતા કે સરહદ પરથી હાલની સ્થિતી કોઈનાં હિતમાં નથી મહત્વનું છે કે બંન્ને દેશોનાં સૌનિકો એ સલામત અંતર જાળવી રાખવું જોઈએ તથા મંત્રણાઓ ચાલુ રાખવીં જોઈએ એ અંગે પણ સહમતી સધાઈ હતી બંને દેશોના વિદેશમંત્રીઓએ સરહદ સંબંધી તમામ સંધિઓનું પાલન કરવા અને સરહદીક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર સહમતિ દર્શાવી છે